કેન્જ સરકાર આ મુદ્દે રાજય સરકાર સાથે સતત સંપર્કમાં હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું

ની ટુકડીઓ પોતાનુ સ્થાન સંભાળી કામકાજ શરૂ કરી દીધુ છે આફતનો પ્રતિકાર કરવાની સમજણ સ્થાનિક લોકોને આપવાનુ એન

આર

દ્વારા ઉપાડી લેવામાં આવ્યુ છે દ્વારકાનુ જગત મંદિર તથા પ્રભાસપાટણમાં સોમનાથ મંદિર પરિસરની સુરક્ષા વ્યવસ્થા તંત્ર દ્વારા ગોઠવવામાં આવી છે તો અનેક સ્થળેથી મોટા અને ઉંચા હોર્ડિંગ ઉતારી લેવાની કામગીરી ઝડપભેર આટોપી લેવાઇ છે જામનગર તથા કચ્છ જિલ્લામાં પણ મહા વાવઝોડાની વિનાશક અસર ખાળવા આયોજન હાથ ધરાયુ છે બોટાદ અને ગઢડા ઉપરાંત ઉંઝાનું માર્કેટીંગ યાર્ડ ખેતપેદાશનુ નુકશાન ટાળવા બંધ કરાયું છે સુરત પંથકમાં ઓલપાડના દરિયા કિનારે આવેલા ગામડાં ભયજનક ક્ષેત્રમાં આવતા હોવાથી એન

ની બે ટુકડી અફી ગોઠવાઇ છે

ગુજરાત બીએસએફના વડા એવા આઇજી જીએસ મલિક આજે કચ્છ પહોંચ્યા છે અને મહાવાવાઝોડા જેવી આફતમાં જનતાને મદદરૂપ બનવા બીએસએફની ફૂમક તૈયાર હોવાનું જણાવ્યું છે ભૂજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં બોલતાં શ્રી મલીકે કહ્યું હતું કે કચ્છમાં દરિયાઇ તથા રણકાંઠાની સરહદો ઉપર યોકી પહેરો યૂસ્ત બનાવાયો છે

વરસાદ અરબી સમુદ્રમાં સર્જાયેલા મહાવાવાઝોડાની અસરને કારણે કચ્છમાં સતત ત્રીજા દિવસે પણ કમોસમી વરસાદ ચાલુ રહ્યો છે

તો આજે ભારે વરસાદને કારણે દયાપરનું તળાવ ફરી ઓવરફલો થયું હતું તળાવ ઓવરફલો થતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જેના કારણે વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી હતી વાવાઝોડાના લીધે માવઠાની અસરથી ધરતીપુત્રો વધુ એકવાર ચિંતિત બન્યા છે તો જૂનાગઢમાં કમોસમી વરસાદને કારણે મગફળી અને કપાસના પાકને નુકસાન થયું છે જૂનાગઢ કલેકટર ડો

ગૃહરાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ બાબતનુ એલાન કરતા કહ્યુ છ કે ગ્રુજરાત જેવા સરહદી રાજય માટે ત્રાસવાદ અને સંગઠીત ગ્રુનાખોરી રોકવા આવો કાયદો જરૂરી હતો તેમણે ઉમેયુ હતુ કે મહારાષ્ટ્ર બાદ હવે ગુજરાતને આવો આલગ કાયદો મળતા પોલીસતંત્ર ને વધુ સતા મળશે જેના લીધે રાજયની સુરક્ષા પણ વધશે

તેમણે કહ્યું કે લોકોને હવે ઝડપી કામકાજ થાય તેવી અપેક્ષા છે ત્યારે ફાસ્ટદ્રેક ગર્વનમેન્ટની કાર્યપદ્ધતિને ચરિતાર્થ કરવા સંબંધિત વિભાગોએ પણ વિકાસ કામો નિર્ધારીત સમયમર્યાદામાં ઝડપથી પૂર્ણ કરવાની માનસિકતા કેળવી પડશે બળદીયા મુકામે વચનામૃત દ્વિશતાબ્દી અને અબજીબાપા શતામૃત મહોત્સવ પ્રસંગે કચ્છની એક દિવસની મૂલાકાતે આવેલા મુખ્યમંત્રીએ સ્મૃતિવન પ્રોજેકટ નર્મદા કચ્છ બ્રાંચ કેનાલ ગ્રાસલેન્ડ ડેવલપમેન્ટ ભુજોડી બ્રીજ ડેવલપમેન્ટ અને શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલ સંદર્ભે ઉચ્ય અધિકારીઓ પાસેથી કામોની પ્રગતિ બાબતે સમીક્ષા હાથ ધરી હતી તેમણે કચ્છને ઘાસચારા માટે સ્વાવલંબી બનાવવા વન વિભાગની કામગીરીની પણ વિગતો મેળવી આ ક્ષેત્રે નકકર કામ કરવા ખાસ ભાર મૂકયો હતો આ ઉપરાંત ઘાસ સંગ્રહ માટેના ગોડાઉન ઊભાં કરવાના કામોની પણ સમીક્ષા કરી હતી બન્ની વિસ્તારમાં ઘાસ વાવેતર અંગે પણ તેમણે ઊંડી રસ લઇ પડતર જમીનમાં ઘાસ ઉગાડવા પ્લોટ નકકી કરી જરૂર પડે એક્ષપર્ટને સાથે રાખી સમગ્ર કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું રાજયપાલ સફાઇ શ્રમદાન ગાંધીનગર નજીક આવેલા કોબા ગામ ખાતે રાજભવન દ્વારા સ્વચ્છતા માટે શ્રમદાન કાર્યક્રમ આજે યોજાયઇ ગયો જેમાં ખુદ રાજયપાલ આચાર્ચ દેવવ્રત જોડાયા હતા

આ પ્રસંગે શ્રી આયાર્યએ કહ્યું હતું કે ગંદકી અને ચોખ્ખાઇ માટેના સામાજિક માપદંડ હવે ફેરફાર માંગી લે છે ગંદકી સાફ કરવાવાળાને નાનો માણસ ગણાતા સૌએ હવે સમજવું પડશે કે બીજાએ ફેલાવેલી ગંદકી સાફ કરનાર સૌથી મોટો માણસ છે બેટી બચાવો ઝુંબેશની મહતા રજૂ કરતા રાજયપાલે કહ્યું હતું કે ભૂણફત્યારાને ભાન નથી કે દિકરીનો જન્મ અવરોધ એટલો નુકસાનકારક છે કે સમાજમાં મા બહેન દિકરી કે પત્નીનું અસ્તિત્વ કયાંથી લાવશું દર મહિને રાજભવન તરફથી એક ગામડાની સફાઇ કરવાનું એલાન તેમણે કર્યું હતું

વિધાનસભા અધ્યક્ષ રાજેન્ઉ ત્રિવેદીએ કહ્યું છે કે ધારાસભ્યપદના શપથ જેમને લેવડાવવામાં આવ્યા તેમાં લુણાવાડા બેઠક માટે જીઝ્નેશ સેવક અમરાઇવાડી બેઠક માટે જગદીશ પટેલ તથા ખેરાલુ બેઠક માટે અજમલજી ઠાકોરનો સમાવેશ થાય છે

જય કાનાણીએ બે ગોલ કર્યા હતા જયારે યશ ઝાલા અને યુવરાજ ભાટીએ એક એક ગોલ કર્યો હતો

ટ્રાયથ્લોન સ્પર્ધા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે તાજેતરમાં મલેશિયા ખાતે યોજાયેલ ઇન્ટરનેશનલ આયર્નમેન દ્રાયથ્લોન હરિફાઇમાં એક માત્ર ગુજરાતી વિજેતા મહેશભાઇ પ્રજાપતિને ગુજરાતને ગૌરવ અપાવવા બદલ અભિનંદન આપ્યા હતા

તેમની કારકિર્દીની બીજી સિદ્ધિ છે

મી

મી

મી દોડની હરિફાઇ યોજાય છે